પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ અસ્થિરતા આતંકવાદ અને અશાંતિને બદલે વિશ્વમાં સ્થિરતા પ્રેમ અને શાંતિ ઇચ્છે છે

બાંગ્લાદેશના ઓરાકાંડીમાં મટવા સમુદાયને સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો પોતાની પ્રગતિના માધ્યમથી વિશ્વના પ્રગતિ જોવા માગે છે તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ભારત અને બાંગ્લાદેશે પોતાની ક્ષમતાઓ સિદ્ધ કરી છે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પોતાનું કર્તવ્ય માને છે કે મેડ ઇન ઇન્ડિયા વેકસીન બાંગ્લાદેશના નાગરિકો સુધી પહોંચી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં જશોરેશ્વરી કાલી મંદિરની નજીક એક સમુદાયિક ભવનના નિર્માણ માટે સહાયની જાહેરાત કરી આ સામુદાયિક કેન્દ્રમાં સમુદ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ ધર્મોના લોકો માટે આશ્રય સ્થળ બનાવવાની વ્યવસ્થા થશે મંદિર આયોજિત વાર્ષિક મેળા દરમિયાન પણ આનો ઉપયોગ કરી શકાશે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેવી કાલી ઉપર ચાંદી અને સોનાથી બનાવેલ મુકુટ અર્પણ કર્યું એક સ્થાનિક કલાકારે ત્રણ અઠવાડિયામાં આ મુકુટ તૈયાર કર્યું હતું મોદીએ તુંગીપુડા સ્થિત બંગબંધુ મુજિ બુર્રહમાનના મકબરા પરિસરમાં બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુરહેમાનને પુસ્ય અર્પણ કર્યા શ્રી મોદી એવા પ્રથમ વિદેશી રાજ્યાઅધ્યક્ષ કે શાસનાઅધ્યક્ષ છે કે જેમણે બંગબંધુના મકબરા ઉપર શ્રદ્ધાંજલી અર્પણ કરી શ્રી મોદીના સ્વાગત માટે પ્રધાનમંત્રી શેખ હસીના પહેલાથી જ તુંગીપાડા પહોંચી હાજર રહ્યાં હતાં પ્રધાનમંત્રી શ્રી મોદીની બાંગ્લાદેશની આ યાત્રા અંહીના મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું છે અંગ્રેજી અને બાંગ્લા અખબારોએ શ્રી મોદીની આ યાત્રાના સમાયારોને પ્રકાશિત કર્યાં

મોટાભાગના મતદાન કેન્દ્રો પર સવારથી મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી હતી

કોવીડની સ્થિતિને ધ્યાનમાં લઇને દરેક મતદાન મથકે દોઢ હજારના બદલે એક હજાર મતદારોને મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ છે

સવારે ફિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

ત્યારબાદ ડોકટરોએ તેમને બાયપાસ સર્જરીની સલાહ આપી છે

રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું છે કે શ્રી કોવિંદનું આરોગ્ય સ્થિર છે અને તેઓ એઇમ્સના નિષ્ણાંત ડોકટરોની દેખરેખ હેઠળ છે છાતીમાં દુઃખાવાને કારણે ગઇકાલે તમને દિલ્હી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

વૈકેંયા નાયડુએ સાર્વજનિક જીવનમાં મુલ્યોને જાળવી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો અને સંસદના કામકાજમાં વિક્ષેપ પાડવા પર અને ચર્ચાના ઉતરતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી ખૂબ જ જાણીતા શિક્ષાવિદ અને રાજ્ય સભાના પૂર્વ સદસ્ય એન નરોત્તમ રેક્રીની જયંતીના શતાબ્દી સમારોહ સંદર્ભે હૈદરાબાદમાં આયોજીત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એ કહ્યું કે કેટલીક વિધાનસભાઓમાં હમણા થયેલી કેટલીક ઘટનાઓ દુખદ છે તેમણે કહ્યું કે સંસદ અને વિધાનસભાઓમાં વિક્ષેપ મતલબ કે ચર્ચા લોકતંત્ર અને દેશને રોકવો શ્રી રેડ્ડીએ સંસદમાં નરોત્તમ રેડ્ડીની ચર્ચાઓનું ઉદાહરણ આપતા સૂયવ્યું કે જન પ્રતિનિધીઓનાં કાર્યોમાં જનતાની અપેક્ષાઓ પ્રતિબિંબિત હોવી જોઇએ ઉપરાષ્ટ્રપતિએ નૈતીક મૂલ્યો રાષ્ટ્રિયતા અને સાર્વજનીક જીવનમાં સત્યનિષ્ઠાને વધારવા માટે શિક્ષાની ભૂમીકા પર ભાર મૂકતા કહ્યું કે વિકાસ અને વ્યકિતના સમગ્ર વિકાસમાં શિક્ષાની ભૂમિકા મહત્વપૂર્ણ છે

આ રાજયોમાં મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા તમિલનાડુ છતીસગઢ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી જમ્મુ કાશ્મીર કર્ણાટક પંજાબ અને બિહારનો સમાવેશ થાય છે

રાજ્યોનો સાપ્તાહિત કોવિડના કેસોના વધારા અંગે માહિતગાર કરાયા હતા

આરોગ્ય મંત્રાલયે ટેસ્ટીંગમાં વધારો આઈસોલેનશ ટ્રેસિંગ ખાનગી અને જાહેર આરોગ્ય સેવામાં વધારો અને રસીકરણની કામગીરી અપનાવવા જણાવ્યું હતું

અત્યારસુધીના તમામ વિશ્વકપમાં ભારતનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ છે

જયારે ભારતે પહેલી મેચમાં જીત મેળવી હતી

મહિલાઓની ડબલ્સમાં ભારતી અશ્વીની પોનપ્પા અને એન સીક્કી રેડ્ડીની જોડી સ્પર્ધામાંથી બહાર થઇ હતી

શ્રી યહેલે રહાગડેલેને રિપોર્ટ દાખલ કરતી વખતે વિવિધ મુદ્દાને સામેલ કરવાના નિર્દેશ આપ્યા છે જેમાં ડ્રીમ મોલમાં આગ લાગવાનું મુખ્ય કારણ પણ સામેલ છે તેમણે કહ્યું કે તપાસ ટીમને મુખ્ય અઝિશમન અધિકારી સાથે સંપર્ક કરી સ્પષ્ટીકરણ લેવું જોઇએ